ગુજરાતન્માં હજારથી વધુ સ્થળોએ મહાનગરો નગરો તેમજ જિલ્લા તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહતા અને ગુણગાન કરતો આ નમામી દેવી નર્મદે મહોત્સવ સાધુ સંતો સામાજીક સેવા સંસ્થાઓ શ્રેષ્ઠીઓ અને નાગરીકો પ્રજાજનોની સહભાગીતાથી ઉમંગ ઉલ્લાસથી ઉજવાશે નમામી દેવી નર્મદે મહોત્સવનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી વિજયભાઈ અને ગુજરાત સરકારે ખાસ નિમંત્રણ પાઠવ્યું છે

આજે દેશભરમાં હિન્દી દિવ્સની ઉજવણી કરવામાં આવશે રાષ્ટ્રભાષા હિન્દી પ્રત્યે લોકો જાગૃત થાય એ માટે આજે વિશેષ કાર્યક્રમો યોજાયા છે શાળા મહાશાળાઓ કોલેજોમાં ઓફિસોમાં કવિતા વક્તવ્ય નિબંધ લેખન જેવા કાર્યક્રમોનું આયોજન કરી હિન્દી ભાષાને પ્રોત્સાહીત કરવામાં આવે છે

વિરલ રાણા લોક અદાલત રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ દ્વારા કરાયેલા આયોજનના ભાગરૂપે આજે રાજ્યભરમાં લોક અદાલત યોજાશે ગુજરાત રાજ્ય કાનૂની વા સત્તામંડળના ઉપક્રમે અને જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કચ્છમાં પણ આજે સવારે સાડા દસ વાગે જિલ્લા અને તાલુકા અદાલતમાં લોક અદાલત યોજાશે અને તેમાં સમાધાન દ્વારા કાનુની ઉકેલના પ્રયત્ન કરાશે વીમાના દાવાઓ અકસ્માત વળતર કેસ કોટુંબિક વિખવાદના કેસ વગેરે તેમાં રજૂ કરવામાં આવશે

નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઈન્ડની કચ્છ શાખા દ્વારા અંધજનોના સર્વાંગી કલ્યાણ માટે ફંડ એકત્રીત કરવામાં આવશે જિલ્લાની દરેક સરકારી કચેરીઓ કંપનીઓ શાળા મહાશાળાઓ કોલેજોમાં પ્રતિકરૂપે ફલેગ મોકલી સ્વેચ્છીક ફંડ એકત્રીત કરવામાં આવશે રાહદારીઓ પાસેથી પણ ફાળો ઉઘરાવાય છે આ કાર્યમાં જિલ્લા વહીવટી તંત્ર લાયન્સ ક્લબ કચ્છ યુનિવર્સિટી વગેરે સામેલ થશે નાગરીકોને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરવામાં આવી છે

કેન્સર અંગે આ ઉપરાંત જાગૃતિ લાવવા બ્રેસ્ટ એન્ડ સર્વાઈકલ કેન્સર સંદર્ભે જાણીતા કેન્સર નિષ્ણાંત ડો

જેના કારણે પંચ્યાસી જળાશયો છલકાયા છે

આ પખવાડિયું પોતાના પિત્રઓ અને વડીલોને યાદ કરવાના દિવસો છે